કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતીનાં લીધે ઘણા કાર્યક્રમો વિડિયો માધ્યમથી યોજાઈ રહ્યા છે દિલ્ફીમાં રાજઘાટ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની સમાધી સ્થળે આજે સવારે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ ગઈ મહાત્મા ગાંધીજીનાં જન્મદિવસની આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ભૂ તપૂ ર્વ પ્રધાનમંત્રી લાલબહાદૂર શાસ્ત્રીજીની જયંતી નિમિત્તે તેમને ભાવભીની અંજલી આપતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે પ્ર શ્ર્ય બાપુની રામ રાજ્યકલ્યાણ રાજ્ય અને સૌના ઉત્થાનની ભાવના આજે સૌના સુખે સુખી સૌના દુઃખે દુઃખીની પ્રાર્થના ભાવથી સૌ સાથે મળીને યરિતાર્થ કરે તે સમયની માંગ છે મુખ્યમંત્રીએ ગાંધીજીએ સ્વય્છતા સફાઇને જે આજીવન પ્રાથમિકતા આપી હતી તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજના કોરોના સંકટના વૈશ્વિક સંક્રમણમાં માસ્કનો ઉપયોગ વારંવાર હાથ સેનેટાઈઝ કરવા દો ગજ કી દુરીથી સોશિયલ ડિસ્ટન્સ એ જ સ્વચ્છતા અને સ્વસ્થતાના સરળ સહજ ઉપાયો છે તેમણે ઉમેર્યું કે પ્ર જ્યબાપુએ સ્વરાજ્ય અપાવ્યું અને સ્વરાજ્યની સંકલ્પના આપી હતી શ્રી રૂપાણીએ કહ્યું કે ગુજરાતે સદાયાર શાંતિ અને સૌને ન્યાયએ ગાંધીજીના આદર્શ જન જન સુધી પહોંચે તે માટે પોરબંદર કિર્તિ મંદિરથી શરૂકરી મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન રાજકોટ સાબરમતી આશ્રમ દાંડી કુટીર અને દાંડી નમક સત્યાગ્રહ સ્મારક સુધીની આખી ગાંધી ટુરિસ્ટ સર્કિટ વિકસાવી છે દરમ્યાન રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે બાપુ ને શ્રદ્વાસુ મન અર્પણ કરતાં જણાવ્યુ હતુ કેમહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર વિશ્વકલ્યાણ અને વિશ્વ બંધુત્વના સંદેશ દ્વારા દેશના નાગરિકોને પ્રેરિત કર્યા હતા દરમિયાન મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજ્યમાં આગામી પાંચમી ઓક્ટોબરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી ખાદીના વેયાણમાં વીસ ટકા વળતર આપવાની જાહેરાત કરી છે

જેમાં શહેરના હમીરસરકાંઠે આવેલી પુ જય બાપુની પ્રતિમાને તેમજ શહેરના ઈન્દ્રાબાઈ પાર્ક પાસે આવેલ શાસ્ત્રીજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે કચ્છ મોરબી વિસ્તારના સાસંદ વિનોદ યાવડાએ સ્વચ્છ ભારતનો સંદેશ આપી પુજય બાપુએ કરેલ કાર્યોને યાદ કર્યા હતા તેમજ શાસ્ત્રીજીએ કરેલ સંકલનના અમલીકરણ પર ભાર મુક્યો હતો આ પ્રસંગે ભુજના ધારા સભ્ય નીમાબેન આયાર્યએ સૌને ગાંધીજીએ દર્શાવેલ માર્ગ પર યાલવા જણાવ્યુ હતું આ સાથે ગાંધીધામઆદિપુ ર માધાપર સહિત ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી

જયોતિન્દ્ર છાયાનું આજે ભુજ ખાતે અવસાન થયુ છે

ભુજ ખાતે તેઓ સાડાત્રણ દાયકા થી નિષ્ણાંત તબીબ તરીકે સેવારત હતા

ખેડુતો નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રના વી સી ઈ ગ્રામ પંચાયતના ઓપરેટર મારફત કરાવી શકશે તથા એપી

સી ખરીદ કેન્દ્ર ખાતે નોંધણીની સગવડ ઉભી કરવામાં આવેલ છે